પ્રધાનમંત્રીની અપીલને રાજ્યમાં લોકો દ્વારા સાર્વત્રિક બહોળો પ્રતિસાદ મળ્યો છે અને લોકોએ સ્વૈચ્છિક પણે ઘરે રહેવાનું પસંદ કર્યું છે

રસ્તા અને બજારો સંપૂર્ણ બંધ છે વ્યારા નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા બસ મથકની અને અન્ય સ્થળે સાફસફાઇ હાથ ધરાઇ છે અમારા ભાવનગરના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ભાવનગરવાસીઓએ જનતા કર્ફર્યુંને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને લોકો કોરોના વાયરસ સામે લડવા માટે કટીબધ્ધ થયા છે સવારે સાત વાગ્યાથી જ જાણે સવાર પડી નથી તેમ સ્વયંભુ બંધમાં રસ્તાઓ સૂમસામ છે છોટાઉદેપુરમાં જીલ્લાના તમામ બજારો બંધ છે અને ટ્રાફીકથી ધમધમતા રસ્તાઓ ખાલીખમ દેખાય છે અમારા મહીસાગરના પ્રતિનિધિ જણાવે છે કે જીલ્લામાં જનતા કર્ફર્યુંને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે

રાજસ્થાન સરહદ પર યાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે અને આરોગ્ય તપાસ કરાય છે નવસારીમાં પણ આજે લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું છે

અરવલ્લીમાં તમામ તાલુકાઓમાં સ્વયંભૂ બંધ જોવા મળી રહ્યો છે અમારા વડોદરાના પ્રતિનિધિ જણાવે છે કે વડોદરાના લોકોએ આજે ઘરની બહાર ના નિકળીને જનતા કફ્યુંને સફળ બનાવ્યો છે

શહેરના ખાંડેરાવ શાકમાર્કેટ સયાજીપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાથીખાના અનાજ બજાર ફૂલ બજાર નવા બજાર સહિત મોલ અને જાહેર પરિવહન સેવાઓ બંધ રહી છે સુરતમાં પણ રસ્તાઓ સુમસાન બન્યા છે સુરત ટેક્સટાઇલ માર્કેટ પણ સંપૂર્ણ બંધ છે અને પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરાઇ રહ્યું છે

ગઇકાલે મહાદેવ સેવા મંડળ દ્વારા તમામ પોલીસ મહામથકો અને જરૂરીયાતમંદ લોકોને પાંચ હજાર જેટલા માસ્કનું મફત વિતરણ કરવામાં આવ્યું હતુ અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ લોકોએ જનતા કર્ફ્યુને સંપૂર્ણ સમર્થન આપ્યું છે કાયમ ધમધમતા રસ્તાઓ તથા બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે જનતા કર્ફ્યુંની અપીલ સાથે જ પ્રધાનમંત્રીએ આજે પાંચ વાગે પાંચ મિનિટ સુધી તાળી પાડી થાળી વગાડી કે ઘંટડી વગાડીને કોરોના વાયરસ સમયે જરૂરી સેવાઓ પૂરી પાડનાર દરેક વ્યક્તિ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા પણ નાગરિકોને અપીલ કરી છે

જાહેર સ્થળો પર લોકોની સંખ્યા ઘટાડવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે

ટી બસ સેવાઓ તેમજ શહેરી જાહેર પરિવહન સેવાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે